પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે

ઓનલાઇન શિક્ષણ પણ યાલુ રહેશે

અમારા મોરબીના પ્રતિનિધિ જણાવે છે કે આજે છેલ્લા દિવસે મોટા ભાગની બેઠક ઉપર ઉમેદવારીપત્રો ભરવા માટે ભાજપ કોંગ્રેસ સહિત અન્ય પક્ષો અને અપક્ષ ઉમેદવારો પહોંચી ગયા હતા મોટી સંખ્યામાં સમર્થકો પણ તેમની સાથે જોવા મળ્યા હતા

અમારા કચ્છ પૂર્વ ના પ્રતિનિધિ જણાવે છે કે રાપર પ્રાંત અધિકારી મામલતદાર અને તાલુકા પંચાયત કચેરી ખાતે યૂંટણી અધિકારી સમક્ષ ભાજપના ઉમેદવારોએ ફોર્મ રજુ કર્યા હતા અમારા ખેડાના પ્રતિનિધિ જણાવે છે કે ભાજપ કોંગ્રેસ અને અપક્ષ દ્વારા ખેડા જિલ્લામાં ફોર્મ ભરાયા હતા

પંચાયત બિનહરીફ સુરેન્દ્રનગર જિલ્લાની થાનગઢ તાલુકા પંચાયતમાં યૂંટણી પહેલા જ ભારતીય જનતા પક્ષે વિજય લગભગ પાક્કો કરી લીધો છે

કોંગ્રેસના ઉમેદવારોએ ઉમેદવારીપત્રો ભર્યા હતા પરંતુ સમયસર મેન્ડેટ રજુ ન કરી શકતા ભાજપના ઉમેદવારો સામે માત્ર અપક્ષ ઉમેદવારો જ બાકી રહ્યા છે બીજી તરફ વઢવાણ તાલુકા પંચાયતની નાના કેરાળા બેઠક લીંબડી તાલુકાની અંકેવાળીયા બેઠક ઉપર પણ ભાજપના ઉમેદવારો અને અપક્ષ ઉમેદવારો જ રહ્યા છે

બીજી બાજુ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીને ઉમેદવારો મળવા મુશ્કિલ થઈ યૂક્યું હોય તેવું જોવા મળી રહ્યું છે

પી બ્રહ્મભદૃના અધયક્ષસ્થાાને આ ચૂંટણીના સરળ સંચાલન માટે રચવામાં આવેલી વિવિધ કમિટિઓના નોડલ અધિકારીઓ સાથે મહીસાગર લુણાવાડા ખાતે કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઇ હતી શ્રી બ્રહ્મભટ્ટે ખાસ કરીને મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત કરવામાં આવેલ કામગીરી સહિત કાયદો વ્યનવસ્થા ઇ વી એમ

રાજીનામં રાજકોટ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ દિનેશ ચોવટીયાએ પક્ષમાંથી તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે

પોરબંદર પોલીસ આગામી નગરપાલિકા ચુંટણીનાં સંદર્ભમાં પોરબંદર પોલીસ અધિક્ષક ડોકટર રવી મોહન સૈનીનાં માર્ગદર્શનમાં કાયદો અને વ્યવસ્થા સુચારૂ જળવાય તે માટે શહેરમાં ફલેગ માર્ચ કરવામાં આવી તે દરમ્યાન આગામી નગર યુંટણી દરમ્યાન કાયદો વ્યવસ્થા સુચારૂ જળવાય તે માટે જરૂરી માર્ગદશન આપવામાં આવ્યું હતું

શિક્ષણ સચિવે જણાવ્યું કે આ ઓફલાઈન પ્રત્યક્ષ શિક્ષણ કાર્યમાં હાજરી સ્વૈચ્છિક રહેશે તેમજ વિદ્યાર્થીઓના વાલી પાસેથી શિક્ષણ સંસ્થાએ નિયત સંમતિપત્ર મેળવવાનો રહેશે જે વિદ્યાર્થીઓ વર્ગખંડમાં શિક્ષણમાં ન જોડાય તેમના માટે ઓનલાઇન ક્લાસીસની હાલની વ્યવસ્થા સંબંધિત સંસ્થા શાળાઓએ યાલુ રાખવાની રહેશે કોરોના સંક્રમિત થાય તેવા વિદ્યાર્થી શિક્ષક કે અન્ય સ્ટાફને શાળાએ ન આવવા તેમજ કન્ટેનમેન્ટ ઝોનમાં આવેલી શાળાઓ શરૂ ન કરવાની સૂચનાઓ પણ શિક્ષણ વિભાગના ઠરાવમાં આપવામાં આવી છે

વિશ્વ રેડિયો દિવસ સમગ્ર વિશ્વની સાથે દેશમાં આંતરરાષ્ટ્રીય રેડિયો દિવસની ઉજવણી કરવામાં આવી રહી છીં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રેડિયોને સકારાત્મક અસર કરનાર અને સામાજીક સંબંધો સુ વ્રઢ બનાવના માધ્યમ તરીકે ઓળખાવ્યું છે માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે રેડિયો દિવસની શુભેચ્છાઓ ટવીટર ઉપર આપતા જણાવ્યું હતું કે રેડિયો નેટવર્કનું વિસ્તરણ સતત થઇ રહ્યું છે

યુનેસ્કોએ રેડિયોને માનવતાના મુલ્યો ઉજવવાનું તથા લોકતાંત્રીક વિયારોના પ્રસાર માટેનું સશકત માધ્યમ ગણાવ્યું છે સમાજના વિશાળ વર્ગ સુધી પહોંચ ધરાવતા રેડીયોએ આપત્તિના સમયમાં પણ માહિતીના માધ્યમથી નોંધપાત્ર કામગીરી કરી છે

પોરબંદરના સિનિયર સિટીજનોએ રેડીયોના માધ્યમ અંગે ભૂતકાળની યાદો તાજી કરી યુવાનોને રેડીયોના સમયની વાતો વાગોળી હતી ત્યારે જીવનમાં રેડિયાનું ખાસ્સું મહત્વ હતું

આજે રેડિયો દિવસ નિમિત્તે પોરબંદરની રેડક્રોસ કચેરી ખાતે જૂની પેઢીના વડીલોએ આજની યુવા પેઢીને રેડિયોના ભૂતકાળના સમયમાં મહત્વ વિષે જાણકારી આપી રેડિયોના એ સમયના ભૂતકાળને જીવંત કરી જણાવ્યું હતું કે ત્યારે રેડિયો સાંભળવાનો અનેરો આનંદ હતો એ સમયે જેની પાસે રેડિયો હોથ તે ઘરની બહાર ઉભા રહી રેડિયો પર દેશના સમાચારો ઉપરાંત ક્રિકેટ કોમેન્ટ્રી સાંભળતા થાકતા ન હતા અમદાવાદ પોલીસ મોલ અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરે શહેરમાં સંભાવિત આતંકવાદી પ્રવૃત્તિને નિવારવા સલામતીનાં યુસ્ત પગલાં લેવાનો મોલ અને વ્યાપારીક બજારોના સંયાલકોને આદેશ આપ્યો છે પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે બહાર પાડેલ જાહેર આદેશ અનુસાર મોલમાં પ્રવેશતાં તમામ લોકો પાર્કિંગમાં આવતા વાહનો વગેરેની સઘન ચકાસણી કરવાની રહેશે આ આદેશનું પાલન નહીં કરનાર સામે ભારતીય ફોજદારી ધારા હેઠળ કાયદેસર કાર્યવાહી કરવાની ચેતવણી પણ પોલીસ કમિશ્નરે આપી છે

આ અંગે હજુ સુધી સ ત્તાવાર પુષ્ટી થઇ શકી નથી